પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સો પ્રથમ વખત કૃષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગના અલાયદા વિભાગો શરુ કરવામાં આવ્યા હોવાનું જણાવી તે અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી ખેડ્રતોના વિકાસને મોદી સરકારનો સંકલ્પ ગણાવતા તેમણે ખેડ્રતોની આવક બમણી કરવા માટે લેવાયેલા પગલાઓની માહિતી આપી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેતીમાં પાકને થતા રોગો સામે ખેડૂતોને રક્ષણ આપીને નુકશાન માંથી બચાવવા સરકાર પ્રયાસો કરી રહી છે તેમને પશુઓમાં થતા રોગો સામે રક્ષણના પગલા લેવા ઉપર પણ ભાર મુક્યો હતો ઉતર પૂર્વના રાજ્યોમાં પશુપાલન ઉદ્યોગના વિકાસ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો હોવાનું જણાવી તેમણે કહ્યું કે દેશમાં પશુઓની નસ્લ સુધારણા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે દ્દઘની જેમ અન્ય ક્ષેત્રે પણ અમ્રલ મોડેલનો વિકાસ કરવા ઉપર ભાર મુકતા તેમણે કહ્યું કે દૂધ ની જેમ ગાયના ગોબરમાંથી પણ આવક મેળવવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે

તેમણે ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના પરિસરની મુલાકાત લીધી હતી અને પરિસરમાં આયોજિત એક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

ટોક્યોમાં ઇન્ડિયા હાઉસ તૈયાર કરવામાં આવશે જેમા ભારતીય ખેલાડીઓ માટે જરૂરી બધી જ સુવીધાઓ પુરી પાડવામા આવશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના કોઈ પણ ખેલાડીને સંપૂર્ણ સન્માન મળે એ અમે સુનિશ્ચિત કરીએ છીએ જે ખેલાડીઓએ ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે તેમજ જેમણે રાષ્ટ્રીય સ્તર પર કોઈ રમતમાં મેડલ જીત્યો હોય એવા ખેલાડીઓ જો અત્યારે સારી આર્થિક સ્થિતિમાં નથી તો એમના માટે આર્થિક સહયોગની વ્યવસ્થા પણ ઉભી કરી રહ્યાં છીએ જે ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને એશિયન ગેમ્સ કોમવેલ્થ કે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હોય તેમના માટે પેન્શનની વ્યવસ્થા તો હોય જ છે આ ઉપરાંત પણ કોઈ ખેલાડીઓ દયનિય સ્થિતિમાં હોય તો તેમના માટે સરકાર આર્થિક સહયોગની વ્યવસ્થા ઉભી કરી રહી છે

રાજ્ય સરકાર પ્રતિ ખેલાડી દીઠ બે લાખ રૂપિયાના ખર્ચે તાલીમ સ્કૂલિંગલોજીંગ ર્બોડિંગ ડ્રેસિંગ કીટ પુરી પાડી રહી છે આગામી સપ્ટેમ્બરમાં રાજકોટ સ્પોર્ટ્સ સ્કૂલમાં જુડો ગેમમાં તૈયાર થયેલ અલ્પા વાઢેર અને અર્ચના નાઘેરા ર્બમિંગહામ યુકે ખાતે કોમન વેલ્થ ગેમ્સમાં ભાગ લેશે જ્યારે રાજકોટના સ્વિમિંગ ચેમ્પિયન યુવરાજ પટેલ અને એથ્લેટીક્સ શ્રદ્ધા કથિરિયા શક્તિદૂત યોજનાના લાભાર્થીઓ તરીકે વિશિષ્ટ તાલિમ મેળવશે જામનગરમાં પ્રધાનમંત્રીના જનઔષધિ કેન્દ્ર યોજના અંતર્ગત જામનગરમાં જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે જેના લીધે શહેરના લોકોને રાહતભાવે દવાઓ મળી રહેશે જામનગરના મેહુલનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર યોજના અંતર્ગત જનઓષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે

જંગલનું મહત્વ સમજવા ઉપરાંત પ્રાકૃતિક સૌંદર્યને કેમેરામાં કંડારાય અને શારીરિક ક્ષમતામાં વધારો થાય તેમજ વન સંરક્ષણ સંવર્ધનમાં યોગદાન આપવાની લાગણી જન્મે તે હેતુથી આ ટ્રેકિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં ટ્રેક નંબર એક માળવા ફળિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ટ્રેક નંબર બે જૂના ઘાટથી દાતણ આમલી ટ્રેક નંબર ત્રણ કનબારથી ખર્ચીપાડા ટ્રેક નંબર ચાર કાળિયા ભૂતથી પાંજરીઘાટ ટ્રેક નંબર પાંચ પાનઘાટ દેવ મોગરા રાઉન્ડ ઓફિસનો સમાવેશ થાય છે પોરબંદરની સેવાકીય સંસથા રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા પોરબંદરની શાળાઓમાં શૈક્ષણિક સહાય અંતર્ગત બાલ પહલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દરેક વર્ગને બે કચરાપેટી આપવામાં આવી હતી બાળકોને વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી

આ કાર્યક્રમનું આયોજન ગૂજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગ પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન મુંબઈ અને સુસ્ત્રી ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાં સુપોષણ ચિંતન સમારોહ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો

એ એફ

વલસાડ જિલ્લાના પારડી અને વાપીમાં ત્રણ ત્રણ સેન્ટીમીટર નાની પાલસનમાં બે સેન્ટીમીટર નવસારીના ચીખલીમાં બે સેન્ટીમીટર તથા અન્ય સ્થળોમાં વાલોદ વાગરા ઉમરપાડા વ્યારા મહુવા અંકલેશ્વર નેત્રાંગમાં એક એક સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો

ભાવનગર શહેર તથા ગ્રામીણ રહેણાંક વિસ્તારમાં સ્ફોટક પદાર્થ વેચાણ કરતાં હોવાથી અગાઉથી મળેલી બાતમીના આધારે ભાવનગર પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું

મળતી વિગતો મુજબ ભાવનગર એસ ઓ જી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન બારોટના માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી મુજબ ઓપરેસન હાથ ધરી નારી ગામે શૈલેષકુમાર કુરજીભાઈ બોરડાવાળાએ પોતાના ઘર પાસે આવેલ ઓરડીમાં વેચાણના ઇરાદે રાખેલ ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ ફટાકડાના બોક્સ ઝડપી પાડ્યા છે

સ્કાઉટ ઓફ અમેરિકા કેનેડા અને સ્કાઉટ એસોસિએશન ઓફ મેક્સિકો દ્વારા આયોજિત આ જાબોરી અન લોક ન્યૂ વર્ડ થીમ પર યોજાઈ રહી છે ગુજરાતમાંથી સ્કાઉટ ગાઈડ અને આઈ એસ ટી ની પસંદગી કરવામાં આવેલ છે જેમાં ભાવનગરના ત્રણ આઈ

ટીમમાં પસંદગી પામ્યા છે જેમાં સચદેવ પ્રશાંત સચદેવ સચીન અને ત્રિવેદી ઓમ આ ટીમનાં મેમ્બર છે